કાયદો હાથમાં લેવા અંગે રોષ દર્શાવ્યો છે અને આ પ્રકારના બનાવો ન બને તે અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવા અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે

ચંદ્રચૂડની બેન્ચે કહ્યું કે તેમાં કોઈ એક જ હેતુ ન હોઈ શકે અને તેથી આ અંગે ચોક્કસ માર્ગદર્શિકા આપતો આદેશ જાહેર કરશે

આ સંશોધન દ્વારા ગ્રહનું વજન પણ જાણી શકાશે આ શોધથી ભારત ગ્રહ સંશોધન કરતા દેશોની શ્રેણીમાં જોડાયો છે

માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ પ્રકારના માધ્યમોને ધ્યાન રાખવા જજાવી ટેકનોલોજીનો જવાબદારીપુર્વક ઉપયોગ કરવા પર ભાર મુકયો છે તથા ઉશ્કેરણીજનક સંદેશાઓથી હિંસા ન થાય તેમ જજ્ઞાવ્યું છે

આસામ મહારાષ્ટ્ર કર્ણાટક ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બનેલા બનાવો અંગે મંત્રાલયે દુખ દર્શાવી તેને કમનસીબ ગણાવ્યા છે

જેમાં વૃક્ષારોપણ વનીકરણ ઉપરાંત કચ્છની વન્ય જીવ સૃષ્ટિની ઝાંખી લોકજીવનની ઝાંખી સામાજિક વનીકરણ ક્ષેત્રે સિદ્ધિઓની પ્રસ્તુતિ સહીત માધાપરની વીરાંગનાઓની સ્મૃતિ તેમજ યુદ્ધ વિજયનું સન્માન દર્શાવતા ઝાંખી ઉપરાંત નક્ષત્રવન રાશીવન દેવવન બનાવવામાં આવશે વન વિભાગ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે

જીલ્લા કલેકટર રેમ્યા મોહને પરી મોન્સુનની બેઠક યોજીને અધિકારીઓને સૂયનાઓ આપવામાં આવી હતી ખાસ કરીને નીયાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરવાની સમસ્યાને પહોંચી વળવા આયોજન કરી રહ્યું છે પ્રિમોન્સુન કામગીરી હેઠળ તમામ તાલુકા મથકે આ અંગેના ડીઝાસ્ટર કંદ્રોલ રૂમ તાલુકા પંચાયત મથકે શરૂ કરી દેવાયા છે

આ ઉપરાંત ભારે વરસાદને પગલે તળાવો ડેમો વગેરે વધુ પાણીના ભરવાથી જોખમાથ તે માટે સિંચાઈ વિભાગ દ્વારા સીન્ચીનું કન્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાંદને અટકાવવા જીલ્લા પંચાયતખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આ ઉપરાંત નીયાણવાળા વિસ્તારોમાં ભરતો પાણી માટે તમામ નગર પાલિકાઓમાં કંટ્રોલ રૂમ શરુ કરી જરૂરી સાધન સામગ્રી તૈયાર રાખવા તાકીદ કજરી છે જયારે માછીમારો માટે મત્સ્યોદ્યોગ વિભાગમાં પણ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે તો જીલ્લામાં જે આંગણવાડીઓ જર્જરિત અવસ્થામાં છે તેમને સુરક્ષિત મકાનમાં ખસેડવા આઈ સી ડી એસ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે